ભારતને આશા છે કે શ્રી ટ્રમ્પની ભારતની આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષાની તક મળશે તથા ભારત અમેરિકા વ્યુહાત્મક ભાગીદારીને નવું બળ મળશે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

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે શ્રી ટ્રમ્પ અને શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે તથા ઉપસ્થીત જનમેદનીને સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગામડા ને શહેર સમકક્ષ સગવડ આપવાની નેમ આ મિશન હેઠળ રખાઇ છે

નમો એપ ઓપન મંચ અથવા માઇ જી ઓ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

સોમનાથ મહાદેવ નગરચર્યાએ નકળ્યાં હતા ત્યારે બમ બમ અને હર હર ને નાદ સમગ્ર પરિસર ગુંજી ઉઠયો હતો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 જેમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવિણભાઈ લહેરી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા આ અંગે વધુ માહિતી આપે છે સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી પ્રવિણભાઈ લહેરી

રાજકોટમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી નિમિત્તે શિવ રથયાત્રા યોજાઈ હતી

આજી નદીના કાંઠે બિરાજમાન રાજકોટ શહેરના રામનાથ મહાદેવમાં આજે સવારથી જ ભાવિકોની ભીડ જામી હતી આ ઉપરાંત પંચનાથ મહાદેવ જાગન્નાથ મહાદેવ અને ઈશ્ર્વિરીયા મહાદેવમાં પણ પૂજા અર્ચના કરવામાં આવી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

ટ્રેન બસ અને ખાનગી વાહનો દ્વારા સૌરાષ્ટ્રભરમાંથી યાત્રાળુઓ ભવનાથમાં મેળો કરવા માટે આવી રહ્યા છે ત્યારે આજે શિવરાત્રીને દિવસે લગભગ દોઢ લાખથી વધુ ભાવિકો ભવનાથ ક્ષેત્રમાં આવ્યા છે સવારે જ ભવનાથ દાદાના દર્શન કરીને ભાવિકોએ શિવરાત્રીની ધર્મમય ઉજવણી કરી હતી

વલસાડ ખાતે રમાતી આ મેચમાં ગોવાના બોલરો પ્રાભાવ પાડી શકયા નહીતા અન્ય ક્વાર્ટર ફાઈનલમાં આંધ્રપ્રદેશ સામે સૌરાષ્ટ્રવની સ્થિતિ મજબૂત છે